લોકસભાની ચોથા તબક્કાની ચ્રંટણીમાં મતદાન થઈ રહ્યું છે

લોકસભાની સાતમા અને અંતિમ તબક્કાની ચ્રંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે

એસ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 એલ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

ચૂંટણી પંચે બંગાળમાં શ્રી વિવેક દ્વબેની ખાસ પોલીસ નિરિક્ષક તરીકે નિમણૂક કરી છે

કાશ્મીરમાં અનંતનાગ બેઠકનો હિસ્સો એવા કુલગામ જિલ્લામાં સલામતી વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી છે મતદાન મથકોના રક્ષણ માટે બહુસ્તરીય સલામતી ગોઠવવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યોજાઈ રહેલી લોકસભાની ચોથા તબક્કાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરવા નાગરિકોને અપીલ કરી છે ટ્વિટર આપેલા સંદેશામાં તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે અગાઉની ત્રણ તબક્કાની ચૂંટણી કરતા નાગરિકો આજની ચૂંટણીમાં વધુ મતદાન કરશે

જૂદા જૂદાં રાજકીય પક્ષોના ટોચના અગ્રણીઓ સંબંધીત વિસ્તારોમાં રેલીઓ અને જાહેરસભાઓ યોજી રહ્યા છે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 તેઓ ઝારખંડમાં ગીરીધમાં અને પશ્ચિમ બંગાળમાં શ્રીરામપ્રર અને બેરેકપ્રરમાં ચૂંટણી રેલીમાં સંબોધન કરશે ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે ચિત્રકુટ પ્રતાપગઢ જોનપુર અને પ્રયાગરાજ ખાતે જાહેરસભા યોજશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજસ્થાનના ધોલપુર ચુરૂ અને જયપુરમાં ચૂંટણી પ્રચાર કરશે લોકસભાની સાતમા અને અંતિમ તબક્કાની ચ્રંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે

આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને ગુરૂવારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે

ની બેઠકમાં તેમના ચીનના સમકક્ષ જનરલ વેઈ ફેંઘે સાથે દ્વિપક્ષીય બેઠક યોજી રહ્યા છે

ના સંરક્ષણ મંત્રીઓની આજથી શરૂ થયેલી બેઠકમાં સભ્ય દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધુ મજબૂત બનાવવા ચર્ચા કરાશે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

સાથે સંરક્ષણ ક્ષેત્રના સહકારને વધુ સઘન બનવાવા ઉત્સુક છે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

પોલીસ વડાએ શ્રીનગરમાં જણાવ્યું હતું કે આ હુમલા અંગે ડિજીટલ પ્રરાવાઓ મેળવવામાં આવ્યા છે અને સલામતી વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે તેમણે કહ્યું કે કેટલાક લોકોની પુછપરછ કરીને જેશ સંગઠન અંગે વધુ મહિતી મેળવવામાં આવી છે

ફાની હાલ ઉત્તર પશ્ચિમ દિશાએ આગળ વધી રહ્યું છે જો કે આ બૂધવારથી તે ઉત્તર પૂર્વ દિશાએ વળીને આગળ વધે તેવી સંભાવના છે હવામાન વિભાગે ફાની તમિલનાડ્ કે આંધ્રપ્રદેશમાં પ્રવેશવાની શક્યતા નકારી કાઢી છે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 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે જ સમગ્ર પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખી રહ્યા છે

ભારતીય હવામાન વિભાગ દ્વારા સંબંધિત રાજયો માટે દર ત્રણ કલાકે ખાસ બુલેટિન બહાર પડાય છે એવી જ રીતે ગૃહમંત્રાલય પણ રાજય સરકારો તથા કેન્દ્રિય સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં છે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

હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય મહારાષ્ટ્ર તથા મરાઠવાડામાં હિટવેવની ચેતવણી જારી કરી છે

આ ઘટનાના પગલે સત્તાવાળાઓએ ચહેરો ઢાંકવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે આ પ્રતિબંધ આજથી અમલમાં આવશે

પી એલ

ઘણાં સ્થળોએ પાણી ભરાઇ ગયું છે પરંતુ હજુ સુધી કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી

જયારે શોધ અને બચાવ ટીમો વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવાનો પ્રયાસ કરી રહી છે